માળખાંકીય બાબતો શિક્ષણ અને સામાજિક ન્યાય પર વિશેષ ધ્યાન અપાયું

ઇસરોના અધ્યક્ષ ડોકટર સિવાને આ સિદ્ધિ બદલ વિજ્ઞાનીઓની સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા અને કહ્યું કે આ સાથે જ ઐતિહાસિક ચંદ્રયાત્રા શરૂ થઇ છે

ચંદ્ર પરના ભારતના આ બીજા મિશનમાં ચંદ્રમાં માટીમાં રહેલી રસાયણિક અને ખનીજ તપાસ થશે તે દ્વારા ચંદ્રના દક્ષિણ ધુવ પર બરફ કે પાણીની શક્યતાઓ યકાસવામાં આવશે આ ઉપરાંત વાતાવરણ ધરતીકંપ માપન પણ કારશે

ટ્વીટર પરની શ્રી મોદીએ કહ્યું કે ચંદ્રયાન દ્વારા ચંદ્રના દક્ષિણધુવ પર પ્રથમવાર સંશોધન હાથ ધરાઇ રહ્યું છે તેમણે કહ્યું કે ચંંદ્રયાન બે સંપૂર્ણ સ્વદેશી રીતે તૈયાર કરાયું છે અને તેનાથી ચંદ્ર વિશેની ઘણી માહીતી મળશે ઇસરોના વિજ્ઞાનીઓને પાઠવેલા સંદેશામાં શ્રી મોદીએ સખ્ત પરિશ્રમ બદલ અભિનંદન પાઠવ્યાં એક જ અઠવાડિયામાં તૃટી ઉકેલવા બદલ પણ તેમણે પ્રથત્નોને બિરદાવ્યા હતા અને તેને ભારતીય વિજ્ઞાનીઓની ક્ષમતા અને આત્મવિશ્વાસનું ઉદાહરણ ગણાવ્યું હતું રાષ્ટ્રપતિ રામનાથ કોવિન્દ અને ઉપરાષ્ટ્રપતિ વેંકૈયાહ નાયડુએ પણ ઇસરોના વિજ્ઞાનીઓને અભિનંદન પાઠવ્યા હતા

ટ્વીટર પર શ્રી શાહે જણાવ્યું કે આ માટે સમગ્ર દેશ ગૌરવ અનુભવે છે

માફીતી અને પ્રસારણમંત્રી પ્રકાશ જાવડેકરે જણાવ્યું કે ચંદ્રયાન બે માં ચંદ્રના દક્ષિણ ધુવમાં રોવર મિશન એ સૌપ્રથમ સિદ્ધિ છે અને તે અવકાશ ટેકનોલોજી ક્ષેત્રે ભારતની ક્ષમતા દર્શાવે છે

લોકસભામાં પ્રશ્નોત્તરી દરમિયાન તેમણે કહ્યું કે સરકાર દ્વારા બેન્કીનું પુનર્ગઠન પુનઃમૂડી સંગઠન સુધારાઓ અને પુર્નનિર્માણની નિતીના કારણે આ ફેરફાર જાવા મબ્યા છે

આજે ઢાકામાં ભારતીય દૃતાવાસની અખબારી યાદી અનુસાર બાંગ્લાદેશ સરકાર સાથેની ભાગીદારીથી તમામ જિલ્લાઓને આવરી લેવામાં આવે છે

આ માટે વાર્ષિક આઠ ટકાનો વૃદ્વિદર જરૂરી છે

ઝડપી આર્થિક વૃદ્વિ માટે ગરીબી નાબૂદી અને માળખાંકીય વિકાસ જરૂરી છે આજે નવી દિલ્હીમાં માહીતી અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે પત્રકારોને જણાવ્યું કે શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની સરકાર ખેડૂતો સૈનિકો શ્રમયોગીઓ અને વેપારીઓ સહિત તમામ વર્ગના કલ્યાણ માટે પ્રયત્નશીલ છે

આજે બેંગલુરૂમાં પત્રકારો સમક્ષ શ્રી રાવે કહ્યું કે બંધારણની દસમી અનુસૂચિ મુજબ વ્હીપ આપી શકાય તેવું અધ્યક્ષે જણાવ્યું છે અને સર્વોચ્ય અદાલત આ અંગે આવતીકાલે સ્પષ્ટતા કરશે પરિણામે અદાલતના યૂકાદા પછી જ વિશ્વાસનો મત લેવામાં આવે દરમિયાન વિધાનસભામાં વિશ્વાસના મત પર આજે પણ ચર્ચા ચાલુ રહી હતી

આજે હૈદરાબાદમાં ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી મુરલીધર રાવે કહ્યું કે કર્ણાટક વિધાનસભાના અધ્યક્ષ તેમની સત્તાનો દુરૂપયોગ કરી રહ્યા છે અને ગૃહમાં ચર્ચાનો સમય લંબાવી રહ્યા છે તેમણે અધ્યક્ષ દ્વારા ધારાસભ્યોને ખરીદાતા હોવાનો આરોપ મૂક્યો તથા વિશ્વાસના મત પર નહિં અને અસંગત બાબતો પર ચર્ચા થતી હોવાનું જણાવ્યં આ ઉપરાંત બહુમતિ ન હોવા છતાં મુખ્યમંત્રી મહત્વના નિર્ણયો લેતા હોવાનો પણ આરોપ મૂક્યો છે

ચંદ્રશેખરન અને આઠ ડાયરેકટરો સામેની બદનક્ષીની અરજી મુંબઇ વડી અદાલતે રદ કરી છે ગથા ડીસેમ્બરમાં મુંબઇની સ્થાનિક અદાલતે નસલી વાડીયાની અરજીના આધારે ગુનાઇત બદનક્ષી અંગે નોટીસ પાઠવી હતી

આ કેસને મુંબઇ વડી અદાલતમાં પડકારવામાં આવ્યો હતો

આ પ્રસંગે વિદાય લઈ રહેલાં રાજ્યપાલશ્રી ઓ પી